નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઈજાગ્રસ્ત બિમાર વ્યક્તિને તાત્કાલીક સારવાર પૂરી પાડવા નવી આધુનિક સુવિધા સંપન્ન એમ્બયુલન્સ વાન કાર્યરત કરાઇ છે

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સમિતિના અધ્યક્ષ ડો

જેમાં મુખ્યત્વે નારાયણ સરોવરકોટેસ્વરજેસલ તોરલની સમાધિ સહિતના સ્થળોએ મુલાકાત યોજાઈ હતી

જનરલ હોસ્પિટલના ઉપક્રમે પેથોલોજી વિભાગ દ્વારા યોજાયેલા ત્રિ દિવસીય નેશનલ ઓટોપ્સી વર્કશોપનાં પુર્ણાહતિ પ્રસંગે દેશભરમાંથી ઉપસ્થિત રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના રોગ ચિકિત્સકોએ ચોક્કસ નિદાન અને ઉપચાર અંગે રોગની તપાસણી માટે લોકજાગૂતિ આવે એ બાબતને સમાજના વ્યાપક હિતમાં ગણાવી હતી ત્રણ દિવસ દરમિયાન દેશમાંથી આવેલા એક સો ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને મગજ કિડની હૃદયલીવરફેફસાં વગેરે એકવીસ અંગોનું નિદર્શન કરી તેમાં રહેલા સંભવિત અને હયાત રોગો ઉપર સુક્ષ્માતિ સુક્ષ્મ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને તેમાં રહેલા રોગોને પારખવાની તાલીમ આપવામાં આવી હતી પરિણામે નિદાન સરળ બને અને તે મુજબ સારવાર થાય તો છેવટે સમાજને ફાયદો થાય છે

આરોગ્ય સમિતિની આ બેઠકમાં જીલ્લામાં આશાવર્કરોના માં વાત્સલ્યકાર્ડ અંગે માતામરણ બાળમરણ રસીકરણ ટી બીઋતુજન્ય રોગોતેમજ કુટુંબ કલ્યાણ ઓપરેશન અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત જીલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની ખાલી જગ્યાઓ ભરવા માટે પણ જણાવ્યું હતું

વિવિધ ટ્રેડ યુનિયનોએ મંગળ અને બુધવારના સરકારની કામદાર વિરોધ નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરવા બે દિવસીય હડતાલનું એલાન આપ્યું છે જેમાં જીલ્લાના ટપાલ વિભાગના કર્મીઓ પણ જોડાશે તેવી એક યાદીમાં જજ્જાવાયું છે

ભારતીય ટીમની શ્રેણીની જીત બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમના સૂકાની વિરાટ કોહલીને અભિનંદન આપ્યા છે